પ્રધાનમંત્રી સહિત વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ યૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે

ડી એફ

એફ નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કેરળના લોકો બંને મોરયાથી કંટાળી ગયા છે અને તેઓ એન

ના વિકાસના એજન્ડાને ઇચ્છે છે વિકાસની કલ્પનાને પુનરાવર્તિત કરતાં શ્રી મોદીએ કહ્યું કે કેરળના ખાસ કરીને વ્યાવસાયિક સમુદાયના લોકો એન

માં વિશ્વાસ રાખે છે

સરકારે કેરળના સાંસ્કૃતિક વારસોને ઓછું મહત્વ આપ્યું છે પશ્ચિમ બંગાળ વિધાનસભાની યૂંટણી માટે ત્રીજા તબક્કામાં ઘણા વરિષ્ઠ નેતાઓ અને ફિલ્મ કલાકારોએ ઉમેદવારી નોધાવી છે

ભારતીય જનતા પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તથા કોંગ્રેસ અને માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળ સંયુક્ત મોરચાના વરિષ્ઠ નેતાઓએ તેમના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં અનેક રેલીઓને સંબોધન કર્યું અને રોડ શો યોજયા

કન્યાકુમારીમાં એક જનસભાને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર તમિળનાડુમાં માછીમારોના કલ્યાણ માટે ચિંતિત છે અને કેન્દ્રના પ્રયાસોને લીધે જ શ્રીલંકામાં કોઈ માછીમાર જેલમાં નથી

સ્ટાલિને ચૂંટણી સભામાં આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી તેમની પાર્ટીના કાર્યકરો સામે બદલાની કાર્યવાહી કરી રહી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ડીએમકે નેતાના પરિવારના સભ્યો સામે ઈન્કમટેક્સની ટુકડી દ્વારા દરોડા પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની આકરી ટીકા કરી હતી

અધ્યક્ષ બદરૂદ્દીન અજમલે ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગયીએ જણાવ્યું હતું કે આ પહેલથી પેંગોંગ તળાવ વિસ્તારની ઘટનાઓ અને અન્ય તમામ પ્રશ્નોના ઉકેલ માટે નક્કર પાયો નખાશે તેમણે કહ્યું કે બંને પક્ષ સૈન્ય અને રાજદ્વારી ચેનલો દ્વારા સંપર્કમાં છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પહેલેથી જ ચીનના વિદેશ મંત્રીને સ્પષ્ટ કહી યુક્યા છે કે તણાવની સ્થિતિ બંને દેશોમાંના કોઈના હિતમાં નથી શ્રી બગચીએ આશા વ્યક્ત કરી કે ચીન ભારત સાથે સહકાર આપશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શ્રી મોદીને આ શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું હતું જે તેમણે સ્વીકાર્યું છે

કેન્દ્ર સરકારે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે જેમાં સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓ સહિત મહિનાના બધા જ દિવસોમાં આ તમામ કેન્દ્રોમાં કોવિડની રસી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું છાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિગતવાર વાતચીત પછી આ પગલું લેવામાં આવ્યું છે જેથી વધુને વધુ લોકો રસીકરણની સુવિધાનો લાભ મેળવી શકે દેશમાં રસીકરણના કામની નિયમિત દેખરેખ અને સમીક્ષા કરવામાં આવી રહી છે તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે

ભારત બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા થાઇલેન્ડ અને મ્યાનમાર એમ સાત સભ્યોના પ્રાદેશિક જૂથ સંગઠનની યોજાનારી આગામી બેઠકમાં પરિવહન જોડાણ સુવિધા માટે મોટી યોજના ઘડવામાં આવશે

કાકાપોરામાં આતંકવાદીઓની હાજરી અંગે મળેલી બાતમી માહિતીને આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી ત્યારે આતંકવાદીઓએ તેમના ઉપર ગોળીબાર કર્યું હતું આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે

આજના દિવસે પ્રભુ ઇસુનો નિર્વાણદિન છે પ્રભુ ઇસુનો વધસ્તંભ પર દેહત્યાગ અને તેમનું પુનરાગમન આ બંને ઘટનાને ખ્રિસ્તી ભાઈ બહેનો ખૂબ પવિત્ર ગણે છે ગુડ ફાઇડે એટલે કે પવિત્ર શુક્રવારના દિવસે સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રાર્થના કરે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે હાલ કોરોનાના કારણે એકબીજાને મળીને ઉજવણી કરી શકાતી નથી ઇસ્ટર સન્ડેની ઉજવણી યોથી એપ્રિલના રોજ કરાશે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું છે કે પ્રભુ ઇસુનું જીવન જરૂરિયાતમંદ લોકોની સેવા અને દર્દીઓના દુઃખ દૂર કરીતેમને સ્વસ્થ કરવા માટે સમર્પિત હતું